ક્રષિક્ષેત્રમાં પરિવર્તન અંગેની સમિતિની બેઠકમાં મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણી હાજરી આપશે આ બેઠકમાં કર્ણાટક હરિયાણા અરુણાચલ પ્રદેશ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ હાજરી આપશે અગાઉ નવી દિલ્હીમાં આ સમિતિની પ્રથમ બેઠક મળી હતી અને તેમાં ક્રષિ ઉદ્યોગો તથા ખેડ્રત કલ્યાણને લગતી બાબતો પર વિચારણા કરવામાં હતી કેન્દ્રીય નાણામંત્રી સુશ્રી નિર્મળા સીતારમણ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે સંગરઠન પર્વ નિમિત્તે તેઓ નારણપુરામાં ભાજપ સંગઠનની બેઠકમાં હાજરી આપવાના છે નારણપુરા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલયમાં સંગઠન સમારોહ યોજવામાં આવ્યો છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના અગ્રણી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેઇની આજે પ્રથમ પ્રણ્યતિથી છે દિલ્હી ખાતેના તેમના સમાધિ સ્થળ સદૈવ અટલ સ્મારકમાં યોજાયેલી પ્રાર્થના સભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને પ્રધાનમંત્રીશ્રી મોદી સહિત અન્ય કેન્દ્રિય મંત્રીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે ગાંધીનગરના કોબા ખાતે કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો શ્રી વાજપેયીની પ્રથમ પ્રણ્યતિથિ નિમિત્તે પાટણ જિલ્લા તથા શહેર ભાજપ દ્વારા પૂષ્પાંજલિ તથા પાટણ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

રાજ્યભરમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ રહ્યો છે તેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસાદ થઇ રહ્યો છે

દાંતીવાડા ભીલોડ પાલનપુર ડીસા વિજયનગર વડગામ માલપુર મેઘરજ વડનગર વગેરેમાં અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે

તમામ સગર્ભા અને ધાત્રી મહિલાઓને રૂપિયા પાંચ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે સગર્ભાવસ્થા અને જીવિત બાળ જન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસુતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ શકે તે માટે આ યોજના અમલી બની છે આ સહાય સીધી લાભાર્થીના બેન્કના ખાતામાં જમા કરવામાં આવે છે યોજનાના નિયમોને આધિન આ યોજનાના લાભાર્થીઓને લાભ મળવાપાત્ર છે